લોકસભાની ત્રીજા તબક્કાની ચ્રૂંટણી માટે ગઈકાલ જાહેરનામું બહાર પડ્યું છે

ચોથી એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરાશે અને પાંચમીએ ચકાસણી થશે આઠમી એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો પાછાં ખેંચી શકાશે

ગઈકાલે નાયબ ચટણી કમિશ્નર ઉમેશ સિન્હાએ નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું હત કે સોશિયલ મીડીયા મંચ આગામી સામાન્ય ચુટણીઓ માટ સ્વચ્છિક રીતે આચાર સંહિતા અમલી બનાવી છે

તેમજ છેલ્લા ચાર કે પાંચ અઠવાડીયા દરમ્યાન એક કરોડ નવા મતદાતા ઉમેરાયા છે

જીલ્લા નાયબ ચૂંટણી અધિકારી શ્રી એમ પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું ફતું કે જાહેરનામું પ્રસિદ્ધ થવાની સ સાથે કચ્છ જિલ્લામાં ઉમેદવારીપત્રો વિતરણનો પ્રારભ થયો છે

વિરલ રાણા કચ્છ મતદાર જાગતિ અભિયાન રેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કચ્છ માં મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમને વધુ વેગવાન બનાવવા જિલ્લાના તમામ તાલુકા મથકોએ શાળા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

ભુજના જ્યુબિલી સર્કલ થી વિદ્યાર્થીઓએ શફેરના મુખ્ય માર્ગો પર ફરીને લોકશાફીના મફાપર્વમાં સેવારૂપી આફતિ આપીને જનજાગૃતિના ઉમદા કાર્યમાં જોડાયા ફતા આ સાથે જ ભુજ સિવાય પણ જિલ્લાના તમામ તાલુકા મથકોએ વિદ્યાર્થીઓએ રેલી યોજીને મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ કેળવાય તે ફેતુથી મતદારોને તેમની ફરજ બજાવવા અપીલ કરી ફતી વિદ્યાર્થીઓએ ફાથમાં બેનર સુત્રો તેમજ પ્લેકાર્ડ લઇને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો ફતો

બી પ્રજાપતિ જિલ્લા શિક્ષણાધિકારી ડો

ના વિદ્યાર્થીઓ યુનિટના સભ્યો પણ જોડાયા હતા